કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસના કસૂરવાર મૂકેશસિંહની દયા અરજી

સફળતાપૂર્વક તરતો મુકાયો છે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો જમ્મુ અને કાશ્મીરના લોકોને કેન્દ્ર સરકારની નીતિઓ અને આ વિસ્તારના વિકાસ માટે લેવાયેલા પગલાંની માહિતી આપવા આવતીકાલથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જશે આસામમાં એન

બી પક્ષે કામગીરી રોકવા અંગેની કેન્દ્ર સરકાર સાથેની ત્રિપક્ષીય

સાનિયા મિર્ઝાએ હોબર્ટ આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

મંત્રાલયે આ દયા અરજી ફગાવી દેવાની ભલામણ કરી છે

આ અગાઉ દિલ્હી સરકારે પણ આ દયા અરજી ફગાવી દેવાની ભલામણ કરી હતી

યુ બેન્ડ ટ્રાન્સપોન્ડર્સ ધરાવે છે આ ઉપગ્રહ કે યુ બેન્ડ વડે ભારતની ભૂમિ તથા ટાપુ વિસ્તારોમાં જ્યારે સી બેન્ડની મદદથી બે અખાતી વિ સ્તારો સહિતના એશિયાઈ દેશોમાં ઉચ્ચ કક્ષાની પ્રસારણ સેવાઓ પૂરી પાડશે

ગુહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

સુબ્રમણ્યમને પત્ર લખીને આ મંત્રીઓની મુલાકાત અંગે માહિતી આપી છે શ્રી રેડ્ડીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે એવો મત ધરાવે છે કે કેન્દ્રીય મંત્રીમંડળના તમામ સભ્યો જમ્મુ કાશ્મીરની મુલાકાતે જાય તેમની મુલાકાતનો ઉદેશ કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અમલી બનાવેલી નીતિઓનું મહત્વ કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેના લોકોને સમજાવાનો અને સાચી માહિતી આપી આપવાનો છે

શ્રી મોદીએ જણાવ્યું કે મહિલાઓને મતાધિકાર આપવા માટે પશ્વિમના દેશોમાં દાયકાઓ લાગ્યા છે ત્યારે ભારતીય બંધારણમાં પ્રથમ દિવસથી જ જોગવાઇ થઇ છે ભારતીય વિચારધારાએ વિશ્વને ઘણું આપ્યું છે અને હજી ઘણું આપી શકે તેમ છે મહાત્મા ગાંધીએ શાંતિપૂર્વક આઝાદીની લડત ચલાવી હતી ભારતીય જીવનશૈલીમાં સંવાદિતા ન્યાય દયા અને કરૂણા સેવા અને ખુલ્લાપણું જોવા મળે છે જે ભારતીય મૂલ્યો દર્શાવે છે

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે આમ થવાથી બ્રુ રિયાંગ શરણાર્થીઓને સરકારી યોજનાઓના લાભ મળશે

આ પ્રસંગે ગૃહમંત્રી અમીત શાહ્ ત્રિપુરાના મુખ્યમંત્રી બીપ્લવકુમાર દેવ મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગા અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા

શ્રી શાહે જણાવ્યું કે આ સમજુતી બાદ લાંબા સમયથી યાલ્યો આવતો વિવાદ હવે પૂરો થયો છે તેમણે ભારપૂર્વક કહ્યું કે કેન્દ્ર સરકાર ઈશાન ભારતના ઘણા વર્ષોથી પડતર મુદ્દાઓ ઉકેલવા પ્રતિબદ્ધ છે

સૌરેગવરાના નૈતૃત્વ હેઠળના બોડોલેન્ડ માટેના રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો એન

એ કાર્યવાહી રોકવા અંગેની એક ત્રિપક્ષીય સમજ઼તી ઉપર હસ્તાક્ષર કર્યા છે આ સમજુતી ઉપર કેન્દ્ર સરકાર આસામ સરકાર અને એન

એ ફસ્તાક્ષર કર્યા છે

એ હિંસાનો ત્યાગ કરીને શાંતિ મંત્રણામાં જોડાવાની સંમતિ આપી છે

નવી દિલ્ફીમાં રાયસીના બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે ડિજીટલ વિશ્વમાં માહિતી એ એક શક્તિ છે અને તેનું રક્ષણ કરવું જરૂરી છે

ખરેખર તો પોતાની જરૂરિયાત મુજબ આપબળે નવી ટેકનોલોજી વિકસાવી એ સાચો રસ્તો છે

આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષ અધ્યક્ષ અમિત શાહ કાર્યકારી અધ્યક્ષ જે

નફા અનેપક્ષના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું કે નાગરિકો તરફથી મળેલા સૂયનોમાં મુખ્યત્વે વરસાદી પાણીનો ભરાવો રોડ રસ્તા પરના ભુવાઓ ઉબડ ખાબડ રસ્તાઓ ગંદુ પાણી પ્રદુષણ અને બેરોજગારી જેવા મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા આ તમામ પ્રતિભાવો મહિના અગાઉથી ભાજપ દ્વારા ચલાવાયેલી ઝુંબેશ મારી દિલ્ફી મારા સુઝાવ અંતર્ગત મળ્યા હતા

આ મહાભિયોગની પ્રક્રિયામાં જ્યુરી તરીકે કામ કામગીરી કરનાર સેનેટના સભ્યોનો ગઈકાલે રાત્રે શપથવિધિ યોજાઈ ગ ઈ અમેરિકાની સર્વોચ્ય અદાલતના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે સંબંધીત સેનેટરોને શપથ લેવડાવ્યા હતા રીપબ્લીકન પક્ષના સેનેટના નેતા મીચ મેકકોનેલે મહાભિયોગની સુનવાણી પહેલાની કામગીરી મુલતવી રાખીને ગ્રિનવીચ સમય મુજબ મંગળવારે સાંજે છ વાગે સુનવણી ફરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતુ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાના તેમની સામે થયેલા આરોપોને ફરીથી નકારી કાઢ્યા છે

લદ્દાખનું વહિવટી તંત્ર ભારતીય સેનાના જવાનો તથા સ્થાનિક બચાવ ટુકડીઓએ આ કામગીરી કરી હતી

હવાઈ દળના જવાનોએ બચાવેલી લદ્દાખની એક મહિલાને પ્રથમ હેલીકોપ્ટરમાં અને ત્યારબાદ જમીન ઉપર તબીબી સારવાર અપાઈ છે હવાઈ દળના સૂત્રોના જણાવ્યા મુજબ બધા જ લોકોને સલામત સ્થળે ખસેડાય ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રખાશે